ફેસબુક અને વોટ્સએપ દ્વારા કરાયેલી અરજીના પગલે અદાલતે આ નિર્ણય કર્યો છે તમિલનાડુએ દરખાસ્તનો વિરોધ કર્યો નથી મદ્રાસ વડી અદાલતમાં સામાજિક માધ્યમોને આધારથી જોડવા અંગેનો એક કેસ પડેલો છે

અદાલતે જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં સુનાવણી રાખી છે

ટ્વીટર પર શ્રી મોદીએ જણાવ્યું કે શ્રી બેનરજી સાથે સદભાવપૂર્ણ બેઠક રહી અને બંનેએ વિવિધ વિષયો પર વિચારોનું આદાનપ્રધાન કર્યું હતું પ્રધાનમંત્રીએ કહ્યું કે માનવ સશક્તિકરણ માટે શ્રી બેનરજીના પ્રયત્નો છે અને તે સ્પષ્ટ દેખાઇ રહયા છે પ્રધાનમંત્રીએ તેમના સન્માન બદલ ગૌરવ વ્યકત કર્યું અને ભાવિ સફળતાઓ માટે શુભેચ્છાઓ આપી હતી

કેન્દ્રિય મંત્રીમંડળ દ્વારા દેશ વિ દેશમાં આ પ્રસંગની ભવ્ય ઉજવણી કરવાના નિર્ણયને કારણે રાજદૂતો સુવર્ણ મંદિરની મુલાકાતે જશે ભારતમાં નિમાયેલા વિવિધ દેશોના રાજદૂતો સાથે કેન્દ્રિયમંત્રી હરદીપ સિંઘ પુરી પણ અમૃતસર જશે ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ આઇસીસીઆરના દ્વારા પંજાબ સરકાર અને શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક સમિતિના સહયોગથી આ આયોજન થયું છે પરિષદના પ્રમુખ ડોકટર વિનય સહ્સ્ત્રબુદ્ધ પણ રાજદૂતો સાથે રહેશે

સી રામમૂર્તિ ભાજપમાં જોડાયા છે પક્ષના કાર્યકારી પ્રમુખ જે પી નઙા અને મહામંત્રીઓ અરૂણસિંહ તથા ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં તેમને પક્ષમાં આવકારવામાં આવ્યા હતા

આધાર સત્તામંડળના નવા સીઇઓ તરીકે પંકજકુમારની પ્રમોદકુમાર દાસની લધુમતિ બાબતોના સચિવ તરીકે સંજીવ ગુપ્તાની આંતરરાજય પરિષદના સચિવ તથા શૈલેષની જાહેર ઉદ્યોગ સાહસિકતા સચિવ તરીકે નિમણુંક કરી છે આલોક ટંડન વહીવટી સુધારણા અને લોકફરિયાદ સચિવ તથા નગેન્દ્રનાથ સિંહા સરહદ વ્યવસ્થાપન સચિવ તરીકે નિમાયા છે રાજેશ ભૂષણની કેબિનેટ સચિવાલયના સંયોજક સચિવ તરીકે નિમણંક કરી છે

પ્રધાનમંત્રીએ આઠમી ઓગષ્ટે રાષ્ટ્રજોગ સંદેશમાં પણ સાતમા પગારપંચનો તેમને લાભ આપવાની જાહેરાત કરી હતી

સંસદે તેનો અધિનિયમ પાંચમી ઓગષ્ટે પસાર કર્યો હતો

તેના આધારે બે અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશો રચવામાં આવ્યા છે

તેમણે યુવાનોને વાસ્તવિકતા સમજીને કેન્દ્ર સરકારના પ્રથત્નોમાં જોડાવા અને રાજયની શાંતિ તથા પ્રગતિમાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે શ્રી માતા વૈષ્ણોદેવી યુનિવર્સિટીના સાતમા પદવીદાન સમારોહમાં બોલતાં રાજયપાલે કહ્યું કે હ્રરિયતના નેતાઓ તથા અન્ય રાજકીય પક્ષોનાં બાળકો ગોઠવાઇ ગયાં છે અને સામાન્ય માણસના બાળકોને જીવનો ભોગ આપી જન્નતના દરવાજા દેખાડવામાં આવ્યા છે

આરોપીઓ દ્વારા ગેરકાનુની રીતે લાંચ લઇને પરિવારજનના નામે સંપત્તિ ઉભી કરવામાં આવતી હતી તેઓ સરકારી હોદ્દાનો દુરૂપયોગ કરીને લાંચ લેતા તથા અપ્રમાણસર સંપત્તિ ધરાવતા હતા

લદાખમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને લશ્કરી જવાનો તથા એન્જીનિયરો દ્વારા થયેલી કામગીરી નીહાળી શકાય તે માટે આ નિર્ણય લેવાયો છે

સલામતિની દ્રષ્ટિએ આ વિસ્તાર સંવેદનશીલ છે પરિણામે યુવાનોની લશ્કરમાં જોડાવા પ્રોત્સાહન મળશે

તેમાં આંતરરાષ્ટ્રીય ભાગીદારો સિવિલ સોસાયટી આરોગ્ય કાર્યકરો અને લાખો સ્વયંસેવકોના પ્રયત્નો પ્રશંસનીય છે

આ પ્રસંગે ખાતર અને રસાયણમંત્રી ડી

સદાનંદ ગૌવડાએ જણાવ્યું કે આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમથી ખેડૂતોને લાભ થશે

એક નિવેદનમાં તેમણે કહ્યું કે અઢી લાખથી વધ્ કલાકારીગરોને છેલ્લાં ત્રણ વર્ષમાં રોજગારી આપવામાં આવી છે તેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે શ્રી નકવીએ કહ્યું કે પહેલી નવેંબરથી દસ દિવસ માટે પ્રયાગરાજમાં ઉત્તર મધ્ય સાંસ્કૃતિક ઝોનની હુન્નર હાટ રાખવામાં આવી છે તેમાં એક ભારત શ્રેષ્ઠ ભારતનો મુદ્દો મુખ્ય છે શ્રી નકવીએ કહ્યું કે પાંચ વર્ષમાં એકસો હુન્નર હાટ યોજાશે તેમાં દિલ્ફી મુંબઇ બેંગલુરૂ ચેન્નાઇ કોલકાતા લખનઉ અમદાવાદ દહેરાદૂન પટણા ભોપાલ ભુવનેશ્વર અજમેર અને અન્ય સ્થળોનો સમાવેશ થાય છે

ગુવાહાટીમાં ભારત બાંગ્લાદેશ વચ્ચેની સહભાગીતા બેઠકમાં બોલતાં શ્રી મુનશીએ કહ્યું કે આદાનપ્રદાન વધતાં બંને દેશો વચ્ચે માલસામાનની લેવડદેવડ સ્પર્ધાત્મક બનશે પરિણામે નિકાસકારોને વધુ તક મળશે આ પ્રસંગે આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું કે ભારત અને બાંગ્લાદેશના રાજકીય નેતૃત્વમાં પરસ્પર સહયોગ સ્થાપિત કરવા તત્પરતા છે પૂર્વ તરફની કાર્યરીતીના ભાગરૂપે ઇશાનના વિકાસમાં ઘણા ફેરફાર થયા છે કેન્દ્રિય માર્ગપરિવહન રાજયમંત્રી વી કે